આમ છતાં ભારતમાં આંકડી યુરોપ અથવા અન્ય દેશોની જેમ ખુબ વધારે જવાની સંભાવના નથી તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે

કચ્છ એસપી પશ્ચિમ કચ્છના પોલીસ વડા સૌરભ તોલંબિયા એ જણાવ્યું છે કે લોક ડાઉન નો નજીવા કારણોસર ભંગ કરવાની વૃત્તિ યુવાનો માં વધુ જોવા મળી રહી છે પણ પોલીસ હવે તેમની સાથે કડક હાથે કામ લેવા તૈયાર છે તેમણે કહ્યું કે કોરોના નો ચેપ ફેલાતો રોકવા માટે કચ્છ પોલીસ સજ્જ છે અને લોકો પાસે ઉત્તમ સહકાર ની અપેક્ષા રાખે છે

તેમણ લોકો ને કહ્યું છે કે ઘેર રહો સુરક્ષિત રહો અને આકાશવાણી સાંભળતા રહો